નાણા મંત્રાલયનો હવાલો સંભાળતા નાયબ મુખ્યમંત્રી શ્રી નિતિન પટેલ અંદાજપત્ર રજુ કરશે

પ્રથમ દિવસે રજુ થનારા પૂર્ણ અંદાજપત્ર ઉપરાંત આ સત્રમાં કેટલાક સરકારી વિધેયકો પણ રજુ થનાર છે

આ બેઠકમાં સત્ર દરમિયાન રજુ થનારા વિષેયકો પ્રશ્નોતરી તેમજ અન્ય કામકાજ અંગે ચર્ચા વિચારણા થઇ હતી કલ્પના શાહ જીએસટી કેન્દ્ર સરકાર જીએસટીવેરામાં ગઈકાલથી કામચલાઉ ધોરણે નવી રીટર્ન પદ્ધતિ અમલી બનાવી છે જો કે તેનો અમલ પહેલી ઓકટોબરથી થશે નાણાં મંત્રાલયે નાના કરદાતાઓ અને વેપારીઓ માટે સહજ અને સુગમ રીટર્ન રજૂ કર્યા છે

ઉપરાષ્ટ્રપતિશ્રી વૈંકેયા નાયડુએ જીએસટી લાગુ થવાથી કરવેરા સરળીકરણને આવકાર્યું હતું

ગુજરાત વિધાનસભા અંદાજપત્ર સત્રનો આજ થી પ્રારંભ થઇ રહ્યો છે ટૂંકા કાળમાં કેટલાક મંત્રીઓની નાદુરસ્ત તબિયત હોઈ તેમના વિભાગના જવાબો આપવાની જવાબદારી અન્ય મંત્રીઓને સોંપવામાં આવતા મંત્રીઓ પાસે વધારાના વિભાગોમાં જવાબો રાજ્યમંત્રીઓને આપવા માટે જવાબદારી સોંપવામાં આવી છે જે અંતર્ગત સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોના રાજ્યમંત્રી વાસણભાઈ આહિરને પ્રવાસન વિભાગના પ્રશ્નોના જવાબ આપવા માટે જવાબદારી સોંપાઈ છે

જેને પગલે રાજ્યના વિદ્યાર્થીઓને મેડીકલ અભ્યાસક્રમના અભ્યાસ માટે રાજ્ય બહાર જવું પડશે નહી

તેમ અખિલ કચ્છ માકપટ રબારી યુવા સંગઠ્ઠન દ્વારા આયોજિત સરસ્વતિ સન્માન સમારોહને સંબોધતા રાજયમંત્રી શ્રી વાસણભાઈ આહિરે જણાવ્યું હતું

તેમણે બક્ષીપંચના દીકરા દીકરીઓને વિદેશમાં અભ્યાસ હેતુ રૂ